પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

રાહ્લ ગાંધીની પ્રતિકરૂપ દાંડીયાત્રા રદ કરવામાં આવી

રાજ્યભરમાં ધાર્મિક પરંપરા અનુસાર હોલિકા દહનનો કાર્થક્રમ યોજાયો ઠેરઠેર મેળા યોજાયા

ખરીદ કેન્દ્રો કે ગોડાઉન પર ખરીદી શરૂ થશે

લધુત્તમ ટેકાના ભાવે ઘઉં વેચાણ કરવા ઈચ્છતા ખેડુતોની ઓનલાઈન નોંધણી સંબંધિત એ

જેથી તમામ ખેડુતોએ નોંધણી કરાવી લેવા જણાવાયું છે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે યણાની ખરીદી કરવામાં આવશે

ખેડૂતોને તેમના ચાલુ વર્ષના સાત બાર તેમજ આઠ અ ના ઉતારા તથા પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત કચેરી કે એ

કેન્દ્રિય ઊર્જા મંત્રી આર

સિંઘે આ માહિતી લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં આપી હતી

સોલાર રૂફટોપ બેસાડવામાં બીજા ક્રમે મહારાષ્ટ્ર રહ્યું છે

ઉત્પાદકના ગૃહ વપરાશ પછી વઘેલી વીજળી પ્રતિ યુનિટ સવા બે રૂપિયાના ભાવે વીજ વિતરણ કંપની ખરીદે છે

જયારે દાંડી ખાતે થ્થી એપ્રિલના સમાપન સમારોહમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધી જોડાનાર હતા

લોકોના સ્વાસ્થ્યની સુરક્ષાને ટોયની અગ્રતા આપીને કોંગ્રેસ દ્વારા આ થાત્રા રદ કરવાનો નિર્ણય લેવાયો છે તેમ શ્રી દોશીએ ઉમેર્યું હતું

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સૌરાષ્ટ્રે મજબૂત શરૂઆત કરી કરી હતી જોકે લંય પછી નિયમિત અંતરે વિકેટો પડવાને કારણે છેલ્લા સેશનમાં રનની ગતિ પણ ધીમી પડી ગઈ હતી

જોકે ઓપનર અવી બારોટ અને ત્રીજા ક્રમે આવેલા વિશ્વરાજસિંહ જાડેજાએ અર્ધશતક લગાવ્યા હતા

આજના અંતિમ બોલ ઉપર નાઈટ વોયમેન તરીકે આવેલા ચેતન સાકરીયા આઉટ થયા હતા

બંગાળના તમામ બોલરોએ આજે અસરકારક બોલિંગ કરી હતી

આમારા સંવાદદાતા જણાવે છે કે આવતીકાલે બીજા દિવસે સૌરાષ્ટ્રને મોટો જુમલો ખડકવા માટે વિકેટ ઉપર ટકીને રમવું પડશે જયારે જયદેવ ઉનડકટનું બોલિંગ ફોર્મ જોતા બંગાળ પણ સૌરાષ્ટ્રના બાકીના બેટ્સમેનને જલ્દીથી આઉટ કરવાનો પ્રયાસ કરશે

પ્રાચીન શાસ્ત્ર પ્રમાણે ધર્મ ધજા સાથે પ્રગટેલી અસત્ય ની હોળી માં ભકત પ્રહલાદ સ્વરૂપે સત્ય નો વિજય થતાં આવતીકાલે ધૂળેટી નો તહેવાર રંગોત્સવ તરીકે ગુજરાતભર માં ઉજવાશે ગુજરાતમાં અનેક સ્થળે કેસુડાંના ફૂલ વેયાઈ રહ્યા છે તો રંગ અને પિયકારીની બજારમાં પણ ઘરાકી જોવા મળી છે